કોવિડ રોગચાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયું

કોવિડથી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સાતમા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે

ગુજરાતના કચ્છ જીલ્લાના ઘોરડો ખાતેથી કેટલીક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરતા શ્રી મોદીએ કહયું કે સરકાર ખેડુતોની ચિંતાઓ દુર કરવાનું તથા તેમને ખાત્રી આપવાનું યાલુ રાખશે શ્રી મોદીએ જે યોજનાઓનો શિલાન્યાસ કર્યો તેમાં દરીયાના ખારા પાણીને મીઠુ કરવાના પ્લાન્ટ સૌર અને પવન ઉર્જા પર આધારીત ઉર્જા પાર્ક અને સ્વયં સંયાલિત દુધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે શ્રી મોદી આ પ્રસંગે કહથું કે કૃષિ સુધારા અંગે ખેડ઼તોને ગેર માર્ગે દોરાઇ રહ્યાં છે ખેડુતોના આર્થિક ઉત્થાન સરકારની ટોચની પ્રાથમિકતા છે શ્રી મોદીએ ઉમેર્યુ કે કચ્છમાં શરૂ થયેલા આ નવા ત્રણ પ્રકલ્પોથી કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત થશે અને ખેડુતો તથા પશુપાલકોને લાભ મળશે તોમર કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખેડૂત સંગઠન સાથે વાતયીત ચાલુ રાખવા તથા ખુલ્લા મને સમાધાન કરવા ઇચ્છે છે તેમણે કહ્યું કે લધુત્તમ ટેકાના ભાવનું નિર્ધારણ એક વહીવટી નિર્ણય હોય છે અને તે આવી રીતે જ નક્કી કરાય છે શ્રી તોમરે ગઇકાલે ઉત્તર પ્રદેશથી દિલ્ફી આવેલા ભારતીય ખેડૂત યુનિયનના સભ્યો સાથે મુલાકાત કરી ખેડૂત સંઘના નેતાઓએ નવા ક઼ષિ સુધારાનું સ્વાગત કરતા તેને ખેડૂતો માટે લાભદાયી ગણાવ્યો બેઠક દરમિયાન ખેડૂત યુનિયનના નેતાઓએ પંચાયત પ્રમુખોને મંડી પ્રમુખો જેટલું મહત્વ આપવા સિંચાઇ માટે વીજળીના દરો ઘટાડવા તથા પાકની ગુણવત્તા ખરીદ કેન્દ્રો પર નક્કી કરવા જેવા સૂચનો કર્યા હતા

સંસદ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં અંદાજપત્ર સત્ર દરમિયાન મળશે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેમણે આ અંગે વિભિન્ન રાજનીતીક દળોના નેતાઓનો સંપર્ક કર્યો અને તમામ નેતાઓએ કોવિડ અંગે ચિંતા વ્યકત કરી શિયાળુ સત્ર નહી યોજવા જણાવ્યું તેમણે કહ્યું કે કોવિડ વ્યવસ્થાપન માટે શિયાળાના મહિનાઓ મહત્વપુર્ણ છે તેમણે કહયું કે સરકારે બને તેટલુ જલદી આગામી સત્ર યોજના ઇચ્છે છે

આ અંગે કોંગ્રેસે આપેલી પ્રતિક્રિયા અંગે તેમણે કહયું કે કોરોનાના પગલે કોંગ્રેસ ચોમાસુ સત્ર વહેલુ પુરુ કરવા માંગ કરી હતી અને હવે તે બીજા સત્રની માંગ કરી રહયાં છે

શ્રીમતી સીતારમણનું આ ત્રીજું અંદાજપત્ર હશે નાણા સચિવ ડોક્ટર એ વી પાંડે આર્થિક બાબતો વિભાગના સચિવ તરૃણ બજાજ મુખ્ય આર્થિક સલાહકાર કે

સુબ્રમાસ્થનિયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા નાણામંત્રીએ ગઇકાલે ટોચના ઉદ્યોગપતિઓ સાથે અંદાજપત્ર પહેલા વિયાર વિમર્શ કર્યો હતો અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પરંપરા મુજબ નાણા મંત્રાલય વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા પહેલા ઉદ્યોગ અને વાણિશ્વ્ય સંઘો વેપારી એકમો તથા તજન્નો સાથે અંદાજપત્ર પહેલાં વિચાર વિમર્શ કરે છે

ની ત્રેવીસમી બેઠકની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી બેઠકમાં સમગ્ર આર્થિક વિકાસ સંબંધી મુખ્ય વિષયો અને નાણાકીય સ્થિરતા તથા તેના સંબંધિત નબળા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી આ બેઠકમાં સરકાર અને નાણાકીય ક્ષેત્રની એજન્સી દ્વારા લેવાયેલા નિતિગત પગલાથી ભારતમાં અર્થવ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં મળેલી મદદ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું

નાણાકીય સ્થિરતા તથા વિકાસ પરિષદે ભારતીય રિઝર્વ બેન્ક તથા અન્ય સંસ્થાઓ દ્વારા અંદાજપત્ર અંગેના પ્રસ્તાવો પર પણ વિચાર વિમર્શ કર્યા હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તેમણે કહ્યું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહુસ્તરીય પ્રણાલી ઉલી કરાઇ છે

તેમણે કહયું કે વીજળીથી યાલતા અને વીજળી વગરના કોલ્ડ ચેન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશાનિર્દેશ અપાઇ ગયા છે

ગઇકાલે દેશભરમાં બાવીસ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે

જમ્મુ કાશ્મીર ડીડીસી યુંટણી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સાતમા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે

શર્માએ જણાવ્યું કે સાતમાં તબક્કામાં એકત્રીસ મતદાન ક્ષેત્રોમાં મતદાન થશે

રાજ્યના યૂંટણી કમિશ્નરે એમ પણ જણાવ્યું કે સરપંચો અને પંચો માટેની પેટાચૂંટણી માટે પણ આજે મતદાન યોજાશે તેમણે કહ્યું કે સ્વતંત્ર અને નિષ્યક્ષ મતદાન માટે સુરક્ષા અંગે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે ઇન્ટરસેપ્ટર બોટ ભારતીય તટરક્ષકદળની સ્વદેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટને ગુજરાતના ફજીરા ખાતે દરિયામાં તરતી મુકવામાં આવી

આ જ્યાજ પોતાના ક્ષેત્રમાં અદ્યતન એવા દિશાસૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે જે હાઇસ્પીડ ઇન્ટરસેપ્શન દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો શોધ અને બયાવ કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કાર્યો કરવા સજજ છે આ ઇન્ટરસેપ્ટર ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયાકાંઠાની સુરક્ષા વધુ યુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષકદળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો જ એક હિસ્સો છે વધુમાં તેના દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદો પર થતી ધુસણખોરી દાણચોરી અને ગેરકાયદે માછીમારી જેવી પ્રવૃત્તિઓને રોકવામાં મદદ મળશે ભારત યુએઇ ભારત અને સંયુકત આરબ અમિરાત વચ્ચે આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે સહયોગમાં ખુબ પ્રગતિ થઇ છે ભારત સ્થિત અમીરાતના રાજદુત ડોકટર અહમદ અબદુલ રહેમાન અલ બનનાએ એક વેબીનારમાં આ જાણકારી આપી છે તેમણે કહયું કે અમીરાતમાં ભારતીય ડોકટરો અને નર્સીંગચે કોવિડ દરમિયન પોતાના સાહસનો પરિચય આપી ચુકયા છે તેમણે કહયું કે કોવીડના પગલે તમામ ક્ષેત્રોમાં અવરોધો ઉભા થાય છે પરંતુ બંને દેશોએ વ્યુહાત્મક સંબંધોમાં પરસ્પર નિર્ભરતા દર્શાવી છે